જમ્મુ કાશમીરની મુલાકાતે ગયેલા યુરોપીય સંધ અને અખાતના દેશોના પ્રતિનિધિઓએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજી

ઉપરાજ્યપાલ જી

મુર્મુ સાથેની બેઠક બાદ વડી અદાલતના મુખ્યન્યાયધીશ ગીતા મિત્તલ સાથે વાતચીત કરી હતી

સુબ્રમાસ્થમ તથા અન્ય અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી આ પ્રતિનિધિમંડળમાં જર્મની કેનેડા ફાન્સ ન્યૂઝીલેન્ડ મેકિસકો ઈટાલી અફધાનીસ્તાન ઓસ્ટ્રીયા ઉજબેકીસ્તાન પોલેન્ડ સફીતના દેશોના પ્રતિનિધિઓ છે તેમણે શ્રીનગરમાં કાશમીરી વેપારીઓ સાથે પણ બેઠક યોજી હતી આ ઉપરાંત પત્રકારો યુવાનો રાજકીય અગ્રણીઓ વગેરે સાથે સલામતિનાં પગલાં અંગે ચર્ચા કરી હતી

જયશંકર નાગરીક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પૂરી ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદરાય જહાજ રાજ્યમંત્રી મનસુખ માંડવીયા અને આરોગ્ય રાજ્યમંત્રી અશ્રવીનીકુમાર યૌબે ઉપસ્થિત હતા

તથા કેરળમાં નોંધાયેલા ત્રણ કેસની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરાઈ હતી દેશમાં કોવિડ સંદર્ભમાં ઊભી કરાયેલી વ્યવસ્થા સંદર્ભમાં પણ વિચારણા થઈ હતી

જોકે તમામના ટેસ્ટ નેગેટીવ રહ્યા છે

નવી દિલ્ફીમાં આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે શુભેચ્છા સ્વરૂપે આ સહાય મોકલી છે આ ઉપરાંત માલદીવ્સ ભુતાન અને અફધાનીસ્થાનને પણ શંકાસ્પદક દર્દીઓની તપાસ માટે સહયોગ આપ્યો છે તેમણે કહ્યું કે તકેદારીના ભાગરૂપે સરહદી વિસ્તારો તથા વિમાનમથકો પર ચકાસણી સધન બનાવી છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય અને અન્ય સંલઝ્ન મંત્રાલયો સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે તથા તમામ રાજ્યોને પણ માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી છે તેમણે કહ્યુંકે જરૂર પડે તો પૂરતો તબીબી સાધનો અને દવાઓનો જથ્થો રખાયો છે

આ ઉપરાંત વિદેશ સેવા સંસ્થાને સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન નામ આપ્યું છે ભૂતપૂર્વ વિદેશમંત્રી સુષ્માં સ્વરાજે જાહેરસેવામાં આપેલા પ્રદાનના માનમાં તેમના જન્મદિવસની પૂર્વસંધ્યાએ વિદેશમંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે અને તે દ્વારા શ્રીમતિ સ્વરાજને શ્રધ્ધાંજલિ આપી છે

જાહેરસેવાનાં મૂલ્યો મૂળ ભારતીય અસ્મિતા અને ભારતીય રાજદ્વારી ક્ષેત્રમાં તેમણે આપેલા અમૂલ્ય ફાળાને આ તબક્કે યાદ કરાયો છે

કે રાંધણગેસના ભાવ આંતરરાષ્ટ્રીય બજારભાવ પર આધારીત છે અને તેના આધારે ભાવવધારો કરાથો છે

એટલે આંતરરાષ્ટ્રીય બજારભાવની અસર ઓછી જોવા મળે છે

કેટલાંક પક્ષો દ્વારા ભાવવધારો પાછો ખેંચવા માટે કરાયેલા દેખાવોના પગલે સ્પષ્ટતા કરવામાં આવી છે

નવીદિલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુંકે સરકારે સજીવ ખેતીને પ્રોત્સફન માટે ધણા પગલાં લીધાં છે હાલ દસ લાખ જેટલા ખેડૂતો જૈવિક અનાજની ખેતી કરે છે

તેમાં દસ રાજ્યોમાથી દોઢસો જેટલી મહિલાઓ સહભાગી બનશે

આજે નવી દિલ્હીમાં બીમ્સ્ટેક દેશની નશીલી દવાઓ સામેના પડકાર અંગેની પરિષદનો સેબોધનાં તેમણે કહ્યુંકે સરકાર વિવિધ સંગઠનો વચ્ચે સંકલન માટે ચોક્કસ માળખું ધડશે ભારત આ પ્રકારના નશીલા પદાર્થોની હેરફેર આયાત નિકાસ કે વેપાર સાથે શૂન્ય સહનશીલતાની નીતી ધરાવે છે અને પ્રધાનમંત્રી શ્રી મોદીનું સ્વપન છેકે ભારત નશીલી દવામુક્ત બને

જિતેન્ન સીંહે જમ્મુ કાશમીરમાં સાંખા જિલ્લાના વિજયપુરમાં સૂચીત એઈમ્સ હોસ્પીટલ સ્થળની મુલાકાત લીધી અને ભૂમિપૂજન કર્યું તેમની સાથે પૂંય સંસદીય બેઠકના સંસદ સભ્ય જગલ કોશોર શર્મા ઉપરાજ્યપાલના સલાહકાર રાજીવ રાય ભટનાગર એઈમ્સ રુષિકેશ ના નીથામક પ્રોફેસર રવિ કાંત તેમજ અન્ય મોકો ઉપસ્થિત રહ્યા હતા

જે કેન્શ્ર સરકારના કારણે શક્ય બન્યું છે આ નવી એઈમ્સ જમ્મુના લોકોને વિદેશ જેવી તબીબી સારવાર ધેર બેઠા અને નજીવી કિંમતે પૂરી પાડશે

નવી દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે સરકાર ચાર હજાર કિલોમીટરના આંતંદેશીય જળમાર્ગ વિકસાવવાની પ્રકિયા રહી છે જેના દ્વારા ખર્ચ ધટાડવામાં મદદ મળશે તેમણે કહ્યુંકે દેશની અડધા ભાગની વસ્તી ગંગાકાંઠે રહે છે પરિણામે તેઓ લાભ મેળવી શકાશે

દક્ષિણ આફિકાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન હંસી ક્રોનિયે સાથે મેચ ફીકસીંગના આરોપ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે

લંડનથી તેને ભારત લાવવવામાં આવ્યો છે અને બે હજારની સાલમાં દક્ષિણ આફિકાની ટીમના ભારત પ્રવાસ દરમિયાન તેણે ક્રોનિયે સાથે મળીને કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે